માસ્ક પહેરો સાજીક અંતર જાળવો હાથ સ્વચ્છ રાખો

આકાશવાણી સાથેની વાતયીતમાં કેન્દ્રીય વીજ મંત્રી આર

સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં નવા અને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને ઓછામાં ઓછું એક શહેર ગ્રીન સિટી બનાવવા કહ્યું છે શ્રી સિંહે કહ્યું કે સરકાર નવીન અને ફરિત ઉર્જાના ક્ષેત્રોની દિશામાં વધુ ધ્યાન આપી રહી છે

શીતલ વૈશ્વવ હવામાન છેલ્લા થોડો દિવસોથી અનુ ભવાયેલા ડંખીલો ઠાર હજી પણ યથાવત રહ્યો છે જેના પગલે જનજીવન ઠુંઠવાયેલુ રહ્યુ હતું

આગામી અઠવાડિયે ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્રારા દર્શાવવામાં આવી છે પણ કચ્છમાં પણ તેની નહિવત અસર થશે તેવી આગાહી કરાઈ છે